સેનીટાઇઝરના નમુના

અપ્રમાણસર સેનીટાઇઝર અંગે ડ્રગ એક્ટ હેઠળ નિયમો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

ઇરાનના બંદર અબ્બાસ ખાતેથી ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ તેમને બયાવી લવાયા છે આ તમામ વલસાડ જીલ્લાના માછીમારો છે કોવિડ વાવરના કારણએ તેમને પોરબંદર તબીબી તપાસ કરીને સ્થાનિક સત્તામંડળને સોંપવામાં આવશે

તમામ મનરેગા શ્રમિકો માટે કામની સાઈટ પર હાથ ધોવા ઉપરાંત સેનિટાઈઝરની વ્યવસ્થા કરવા માં આવી છે સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ક પણ તેમને અપાયા છે

જેથી તેઓ અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે શોધ યોજના હેઠળ પીએચ ડી

કચ્છ યુનિવર્સિટીમાં શોધ યોજનાના નોડલ અધિકારી ડો

ખેડૂતો દ્વારા પશુઓ માટે તૈયાર કરવામાં આવેલ ધાસયારાને તેમજ મગના ઉભા પાકને નુકશાન થયું છે તો બીજી તરફ મહીસાગર જિલ્લાના મુખ્ય પાક ડાંગર માટેના જરૂરી ધરૂં માટે આ વરસાદ ફાયદા કારક રહ્યો છે

ગાજવીજ સાથે ધમાકાદાર વરસાદની શરૂઆત થઇ હતી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ફરી વળ્યા હતા

અરવલ્લી વરસાદ અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની અસર જોવા મળી હતી અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શામળાજી અને મોડાસા પંથકમાં પવન ક્રંકાયા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

વરસાદ વરસ્યો હતો

સિંહાદાના દેવસીંગ રાઠવાએ પોતાના તાડ પરથી તાડી ઉતારી પાંચ વ્યક્તિઓ તાડી પીધા બાદ ઝેરી અસર થતાં એકજ પરિવારના ચાર વ્યક્તિઓના મોત થાય હતા અને રૂમડીયા ગામના સંતીબેન રાઠવા જે મહેમાન હતા તેમને છોટા ઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલા તેમનું પણ મોત થતાં તાડી પ્રકરણમાં કુલ પાંચ વ્યક્તિના મોત થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે મધમાખીથી રક્ષણ માટે તાડ ઉપર મુકાયેલ દવા તાડીમાં ભળી જતા તાડી ઝેરી બની હતી અને પાંચ વ્યક્તિઓ પીવાથી બે દિવસ પૂર્વે માતા પિતા અને પુત્રો મળી ચાર વ્યક્તિનાં મોત થયા હતા નડિયાદ મંડળ ભારતીય જીવન વીમા નિગમ ખેડા ડિવિઝન નડિયાદ મંડલ દ્વારા સમગ્ર ખેડા જિલ્લાના પોલીસ કર્મીઓ તેમજ નડિયાદ નગરપાલિકાના કર્મચારીઓ માટે માસ્ક અને ટોપી આપવામાં આવ્યા હતા

રાઠોડ ને અર્પણ કરાયા હતા

સી ઓફ ઇન્ડિયા નડિયાદ મંડલના એસ ડી એમ અને એલઆઇસી ડિવિઝનના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા